જયશંકરે ડીજીટલ ક્ષેત્રે આતંકવાદને અટકાવવા બધા દેશો ધ્વારા સંકલિત કાર્યવાહીની જરૂર હોવાનું જણાવ્યું

રાજય વિધાનસભાને સ્થગિત કરાઇ છે જેના બાદ રાજયપાલ ભગતસિંહ કેસરીએ કેન્દ્રને આપેલા અહેવાલમાં જણાવ્યું છે કે તમામ પ્રયાસો બાદ ફાલની પરિસ્થિતિમાં રાજયમાં સ્થિર સરકાર રચવી શકયન થી

કોંગ્રેસ અને એનસીપી એ જણાવ્યું છે કે સરકાર રચવા જોડાણ માટે શિવસેનાની દરખાસ્ત અંગે હાલ કોઇ નિર્ણય લેવાયો નથી અને આ અંગે વધુ ચર્ચા વિયારણા કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રી મંડળે રાજયપાલના અહેવાલને રાષ્ટ્રપતિને મોકલી આપ્યો છે અહેવાલમાં રાજયપાલે નોંધ્યું છે કે તેમણે દરેક રાજકીય પક્ષને બીજા પક્ષ સાથે જોડાણ સાથે સરકાર રચવા વાતયીત કરી રાજયમાં સ્થિર સરકાર બનાવવાના તમામ શકય પ્રયાસો કરશે

કોંગ્રેસ અને એનસીપી સાથે મળી સરકાર રચવાનો પ્રથત્ન કરી રહેલી શિવસેનાએ રાજયમાં સરકાર રચવા ત્રણ દિવસની મુદતનહી આપવાના રાજયપાલના નિર્ણયને સર્વોચ્ય અદાલતમાં પડકાર્યો છે પરંતુ તેની તાત્કાલિક સુનાવણી કરાવવામાં તે સફળ થયા નહી કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલે રાજયપાલ અને કેન્દ્ર પરર બંધારણનો ભંગ કરવાના આક્ષેપ કર્યા છે

બ્રિકસ દેશોમાં બ્રાઝીલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફકાનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર પરીષદમાં ભાગ લેવા આજે બપોરે બ્રાઝીલીયા પહોંચશે બ્રાઝીલ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી બ્રિકસ દેશોના ઉદ્યોગ મંડળો તેમજ ન્યુ ડેવલપ્મેન્ટ બેંક સાથે વાર્તાલાપ કરશે પરીષદના ભાગરૂપે વિવિધ ક્ષેત્રોની મંત્રીસ્તરીય બેઠકોને અગાઉ પ્રારંભ થઇ યુકથો છે બ્રિકસ પરીષદની આ વર્ષની વિષય વસ્તુ નવતર ભવિષ્ય માટે આર્થિક વિકાસ એ છે અમારા સંવાદદાતા જણાવે છે કે આ પરીષદમાં આ વર્ષે વિજ્ઞાન સંશોધન ટેકનોલોજી તેમજ ડીજીટલ અર્થતંત્ર ગુનાઓ ગેરકાયદેસર નાણાંકીય હેરફેર ક્ષેત્રે સહકાર વધારવા ઉપર અને ન્યુ ડેવલપમેન્ટ બેંક અને બ્રિકસ ઉદ્યોગ મંડળ વચ્ચેના સંબંધો વધુ મજબુત કરવા ઉપર પ્રાથમિકતા અપાશે પ્રધાનમંત્રી શ્રી મોદી આજે સાંજે બ્રિકસ ઉદ્યોગ મંયના સમાપન સત્રમાં હાજરી આપશે ત્યારબાદ બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જેર એમ બોલસોનારો ના યજમાન પદે શ્રી મોદીના સ્વાગતમાં વિશેષ સમારોહ યોજાશે

શ્રી પ્રધાને કહ્યું કે ભારતે છેલ્લા પાંચ વર્ષોમાં બસો છયાસી અબજ ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું છે તેમણે કહયું કે વિશ્વમાં દશ વિદેશી રોકાણ સ્થળોમાં ભારત સર્વોચ્ય સ્થાને છે તેમણે કહયું કે ભારત અત્યારે વિશ્વમાં ત્રીજો સૌથી વધુ ઉર્જા વપરાશકર્તા દેશ છે અને આવનાર સમયમાં વૈશ્વિક ઉર્જા માંગને સંયાલિત કરશે

બિરેનસિંહે લોકો અને સામાજિક સંગઠનોને નાગા સમુદાયની જુની રાજકીય સમસ્યાઓનો સૌહાર્દપુર્ણ રીતે ઉકેલ લાવવા વાતયીત માટે કેન્દ્ર ધ્વારા તમામ પક્ષોની બેઠક સુધી શાંતી બનાવી રાખવાની અપીલ કરી છે તેઓએ કહયું કે ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યુ છે કે નાગા સમુદાય સાથે અંતિમ સમજુતીઓ પર હસ્તાક્ષર પહેલા તમામ પક્ષો સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે તેઓએ કહ્યું કે ગૃહમંત્રી નાગાઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં મણીપુરના હિતોના રક્ષણની કેન્દ્રની પ્રતિબધ્ધતા દોહરાવી છે

રાજય સરકારે રજીસ્ટડ જીએસટી કરદાતા માટે દશ લાખ રૂપિયાના વીમાનો લાભ આપવાનો પણ નિર્ણય કર્યો છે સરકાર જલ્દી આના માટે પેન્શનની પણ વ્યવસ્થા કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે રાજય સરકારે રાજયમાં જીએસટી ભરનારની સંખ્યામાં વધારો કરવા માટે વિશેષ ઉપાયો કર્યા છે તથા વાર્ષિક એક લાખ કરોડ રૂપિયા મહેસુલી આવકનો લક્ષ્ય રાખ્યો છે રાજયના વાણિજયક કરવેરા અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠકમાં ગઇકાલે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ વેપારીઓને જીએસટી અંતર્ગત રજીસ્ટ્રેશન અંગેના ફાયદાઓ તથા રીટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા અંગે શિક્ષિત કરવા જાગૃતિ કાર્યક્રમ યલાવશે

ભારતીય મિશન અને પોસ્ટ ધ્વારા વિશ્વભરમાં ફોટો પ્રદર્શન ચર્ચાસત્ર પરીષદ ગુરૂ નાનક દેવજીના જીવનપર આધારીત ડોકયુમેન્ટરી સ્ટ્રીનીંગ યોજવામાં આવ્યું હતું ઉપરાંત ઘણા વિસ્તારોમાં વૃક્ષારોપણ ગુરબાની આધારીત અરદાસની પ્રસ્તુતી કાર્યક્રમ તેમજ મેડીકલ કેમ્પ પણ થોજાયા હતા

વિદેશ મંત્રી એસ જયશંકરે પરીસ શાંતિમંચની બેઠકમાં કહયું કે દુનિયાના તમામ દેશોને સાયબર અને સુરક્ષા પડકારને પહોયી વળવા જલ્દી એક સાથે મળી કાર્યવાહી કરવા વિચારણા કરવી જોઇએ તેઓએ કહ્યું કે આતંકવાદ અને ઉગ્રવાદના નાબૂદી માટેના ભારતના સંકલ્પથી ડીજીટલ સુરક્ષા માટે સરળ વિયારણીવાળા દેશોની સાથે મળીને કામ કરવાની પ્રતિબધ્ધતા થાય છે ભારતે આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડવા તથા ઇન્ટરનેટ સુરક્ષા નિશ્ચિત કરવાની પહેલ માટે ફ્રાન્સ ન્યુઝીલેન્ડ કેનેડા અને ઘણા અન્ય દેશોની સાથે મળીને કામ કરવા સંમતી વ્યકત કરી છે વિદેશ મંત્રીએ કહયું કે ડીજીટલ ટેકનોલોજી અને સાયબર ક્ષેત્ર આર્થિક સામાજિક રાજનીતીક અને ઔદ્યોગીક પ્રગતિ માટે મહત્વપુર્ણ છે પેરીસ શાંતી મંચમાં વિદેશ મંત્રીએ ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેકોન સાથે પણ વાતચીત કરી મહત્વપુર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો

નિરીક્ષણ બાદ તેઓ રાહત અને પુનર્વસન કામોની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક કરશે કેન્દ્રીય રાજયમંત્રી બાબુલ સુપ્રિયો પણ વાવાઝોડાથી અસરગ્રસ્ત દક્ષીણ ચોવીસ પરગણા જીલ્લાની મુલાકાત લઇ નુકસાનની જાણકારી મેળવશે દરમ્યાન રાજય સરકારે વાવાઝોડાથી થયેલ નુકસાનની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ગઇકાલે બેઠક કરી હતી

સુદીપ બેનર્જીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં વિવિધ મીડીયા એકમોના કામ કરવાની સાથે આકાશવાણી સમાચાર સેવા પ્રભાગના દિલ્હી તથા કોલકત્તાના યુનિટોમાં પણ ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું